ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદ શહેરમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ મહેસાણા જીલ્લામાં નાગરિકતા સંશોધન કાયદા સમર્થન રેલીમાં ઉપસ્થિત રહીને લોકોને કાયદાની સાયી માહિતી આપશે સુરતમાં ગણપતસિહં વસાવા અને ભરતસિંહ પરમારના નેતૃત્વમાં સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલી નીકળી હતી

ભુજ ખાતે યોજાયેલી રેલીને સંબોધતા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કચ્છની પ્રજા નાગરિકતા સુધારા ધારા અગેના વિપક્ષોના અપ્રચારથી ભ્રમિત નહીં થાય તેમણે આ ધારા અંગે વિસ્તૃત સમજણ આપી હતી સુર્યપ્રકાશ સ્વામી પ્રદીપ્તાનંદ સ્વામી વગેરે એ પ્રવચનો કર્યા હતા આ રેલી અને સભામાં ધારાસભ્ય નીમાબહેન આચાર્ય અને માલતીબેન મહેશ્વરી સહિતના અગ્રણીઓ જોડાયા હતા જીલ્લામાં અંજાર માંડવી નખત્રાણા ભચાઉ નળિયા વગેરે શહેરોમાં આ ધારણા સમર્થનમાં રેલી યોજી સંબંધિત અધિકારીઓને આવેદનપત્રો અપાયા હતા

દેશ વિદેશના વિદ્યાર્થીઓને ગુજરાત ખાતે ઉચ્ચ અભ્યાસ માટે બહોળી તક ઉપલબ્ધ છે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતની યુનિવર્સિટીઓમાં યાલતા વિવિધ ઉચ્ય અભ્યાસક્રમોની વિગતો એક જ પ્લેટફોર્મ પરથી મેળવી શકે તે હેતુથી આ વેબસાઇટનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે આ કેમ્પેઇનમાં ભાગીદાર યુનિવર્સિટીઓસંસ્થાઓના રજિસ્ટ્રેશન માટે તથા અન્ય રાજ્યોના અને વિદેશના જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ તથા અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ એક જ પ્લેટફોર્મ પરથી અભ્યાસક્રમોની વિગતો મેળવવવા તથા પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે તે હેતુથી આ વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે શ્રી યૂડાસમાએ ઉમેર્યું હતું કે આ પોર્ટલ પર ગુજરાત ખાતે ઉચ્ય અભ્યાસકમોમં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા સહિતની જરૂરી એવી તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે શીતલ વૈશ્નવ ક્રિસમસ આવતીકાલે ખ્રિસ્તીઓ દ્વારા ઇસુ ખ્રિસ્તની જન્જયંતિ નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે જેની તૈયારીઓ આજ રાત્રીથી જ શરૂ કરી દેવામાં આવશે દેશ વિદેશની સાથે રાજયભરમાં પણ નાતાલનો તહેવાર ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉમંગ અને ઉત્સાહથી ઉજવાશે વિવિધ દેવળોમાં પ્રભુ ઇસુના જન્મની વધામણી ગાતા ગાતા તેમની ભકિત કરાશે

શહેરની નર્સરી શાળાઓમાં નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યી છે જેમાં સાન્તા ક્લોઝના ડ્રેસ ભાડે લેવાનું ચલણ પણ વધ્યું છે

જનરલ જ્રેસ્પિટલમાં સાંસ્કૃતિક ઉત્સવ અને સેવા ભાવનાની જ્યોત જગાવવાના ઉદ્દેશ સાથે નાતાલની ઉજવણી થઇ ફતી

જનરલ હોસ્પિટલ અને કોલેજના ડાયરેક્ટર શ્રી વી એસ ગઢવીએ આ ઉજવણીમાં સામેલ થતા જણાવ્યું ફતું કે ઇસુનો જન્મ સેવાનો સંદેશ છે ત્યારે ફોસ્પિટલમાં આવતા દરિદ્રનારાયણની સેવા સુપેરે થાય તો જ ક્રિસમસ ડેની સાચી ઉજવણી કહેવાય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સેન્ટ ઝેવિયર્સ ફાઈસ્કુલનાં પ્રિન્સીપાલ ફાધર આર વી જોસેફે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું

ભુજમાં તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને પ્રેમજીભાઈ ઠક્કર સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી ધારાસભ્ય નીમાબેન આચાર્ય પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સચદે જયંતીભાઈ જોશી વગેરેએ ફારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પી ફતી